દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઇ છે વલસાડમાં સૌથી વધુ સાડા અગિયાર ઇંચ વરસાદ ગઇરાત્રે ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારમાં જળબંબાકાર છવાયો છે વાપીની મુખ્ય બજારમાં વરસાદના પાણી દુકાનોમાં ધુસી જતા વ્યાપક નુકસાન થયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગઇરાત થી હળવા ભારે ઝાપટાં પડી રહ્યા છે તો ખેડા પંચમહાલ અને દાહોદ પંથકમાં પણ સારો વરસાદ થયો છે છોટા ઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા મહેસાણા ઉપરાંત બેચરાજી કડી ખેરાલુ વિસનગર વિજાપુર વડનગર ઊંઝા સતલાસણા તથા જોટાણામાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વ્યારા વાલોલ સોનગઢ ઉચ્છલ નિઝર તથા ડોલવણમાં સારો વરસાદ પડી રહ્યો છે

ગીરજંગલ વચ્ચે આવેલા તાલાળા અને આસપાસના વિસ્તારમાં ભરપૂર વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે તો વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે જામનગર પંથકમાં મોડીરાત્રથી વરસાદ ચાલુ રહેતા જોડીયા અને લાલપુર તાલુકાના અનેક ગામમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે

ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર રહી છે

શિક્ષકદિનની ઉજવણી નિમિત્તે ઉત્કૃષ્ટ શિક્ષકનું સન્માન દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા થાય છે

આર સી

આર સી

ભુજ અને લખપતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે

છ જેટલી મોબાઇલ મેડિકલ વાન પણ પદયાત્રીઓની સેવા માટે ગોઠવવામાં આવી છે ભાદરવી પૂનમે માં ના દર્શન માટે અંબાજી જવાની બાધા રાખનારા હંજારો માઇ ભક્તોથી સડક ઉપર ટ્રાફિકજામ ઠેરઠેર સર્જાય છે પરંતુ સ્થાનિક પોલીસ વાહનવ્યવહારને નિયંત્રણમાં રાખી પદયાત્રી સાથે અકસ્માત નિવારવા જહેમત ઉઠાવી છે

કચ્છના તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને કચ્છની પરંપરાગત હસ્તકલાની આધુનિક કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં યોજના રજુ કરી હતી